બાતમાં દેશવાસીઓને ભારતની મહિલા શક્તિનું પર્વ મનાવવા આગ્રહ કર્યો સ્થાનિક ચીજ વસ્તુઓ ખરીદવાનો પણ આગ્રહ કર્યો

રાજ્ય સહિત દેશભરમાં દીવાળીની ફર્ષોલ્લાસ સાથે થયેલી ઉજવણી આજથી નૂતન વર્ષનો પ્રારંભ સવારથી મંદિરોમાં દર્શનાર્થીઓની લાઇનો લાગી

અરબી સમુદ્રમાં ઉદભવેલું કયાર વાવાઝોડું ઓમાન તરફ આગળ વધ્યું

ગઇકાલે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં તેમણે વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિ મેળવનાર દેશની દિકરીઓ અને નારી શક્તિનું અભિવાદન કરવા નાગરિકોને અનુરોધ કર્યો છે ભારત કી લક્ષ્મી પહેલને સમગ્ર દેશમાં ઉમળકાભેર પ્રતિસાદ સાંપડયો છે તેમ જણાવીને શ્રી મોદીએ આવા ઉદાહરણોમાંથી પ્રેરણા લેવા લોકોને કહ્યું હતું પ્રધાનમંત્રીએ ઉત્સવોને લોકોના જીવનમાં નવી ચેતના જગાવનાર પ્રસંગ ગણાવીને દિપાવલીના આ શુભ પર્વે સ્થાનિક ઉત્પાદનો ખરીદવાનો અનુરોધ કર્યો હતો

સ્વચ્છ ભારત અભિયાન અંગે બોલતાં તેમણે કહ્યું કે સમગ્ર દેશના અલગ અલગ વિસ્તારોમાંથી સ્વચ્છતા અને તે અંગે લોકોમાં ઉદભવેલી સકારાત્મક વિયારોની વિગતો હવે સાંભળવા મળી રહી છે

દિવાળી પર્વની શુભેચ્છાઓ આપતાં પ્રકાશનું આ પર્વ આપણા જીવનમાં સકારાત્મકતા લાવે અને ભેદભાવનો અંધકાર દુર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી

સરદાર સાહેબની વિરાટ પ્રતિમાની મુલાકાત અંગે હર્ષ વ્યક્ત કરતાં શ્રી માલપાસે જણાવ્યું કે તેઓ ભાવિ સનદી અધિકારીઓ સાથેના વિયારસત્રમાં ભારત વધુ વિકાસ સાધે એ માટે વિમર્શ કરશે અને તેમને પ્રોત્સાહિત કરશે

એના અધ્યક્ષ આપણી વચ્ચે લક્ષ્મી પર્વ જેવી દીપોત્સવી મનાવે એ ખૂબ મોટો શુભ સંકેત છે આ ઘટના દર્શાવે છે કે આગામી સમયમાં ગુજરાત દેશનું સહુથી સમૃદ્ધ સુખી રાજ્ય બનશે

દિવાળી નિમિત્તે ગઇકાલે બજારો ઘરો મંદિરો રોશની અને દિવડાઓથી ઝગમગી ઉઠયા હતા રાજ્યભરના મંદિરોમાં યજ્ઞ પૂજા અર્ચન દીપમાલાના કાર્યક્રમો યોજાયા હતા ગાંધીનગર અક્ષરધામ ખાતે દિપોત્સવની ઉજવણીમાં દસ હજાર દીવડાથી મંદિર ઝળફળી ઉઠયું હતું

મંદિરોમાં ચોપડા પૂજન અને અન્નફ્રટનું આયોજન કરાયું હતું

સ્વામિનારાયણ મંદિર ખાતે શસ્ત્રોક્ત વિધિથી યોપડાપૂજન કરાયું હતું

શિવાનંદ આશ્રમ ખાતે ભવ્ય અન્નફૂટના દર્શન યોજાયા હતા રાજ્યભરમાં વેપારીએ ચોપડા પૂજન લક્ષ્મીપૂજન કર્યુ હતું ચોપડાની સાથે સાથે લેપટોપ હાર્ડડિસ્ક કમ્પ્યુટરનું પણ પૂજન કરાયું હતું ઘરો બજારો અને મંદિરોમાં કલાત્મક રંગોળીઓ કરાઇ હતી લોકોએ આતીશબાજી કરી ઉલ્લાસભેર દિવાળીની ઉજવણી કરી હતી

સાવરકુંડલામાં અનોખી ઇંગોરીયા આતશબાજી યુધ્ધ યોજાયું હતું

શ્રી રૂપાણીએ રાજ્યના તથા દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવતા આ નવું વર્ષ નવા સંકલ્પો વિકાસપથ પર ગતિ પ્રગતિનું પર્વ બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી છે

મુખ્યમંત્રીશ્રી શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેશે